કોરોના કટોકટી સર્જાથા બાદ પ્રધાનમંત્રી આ ત્રીજીવાર રાષ્ટ્રજોગ સંબોધન કરશે ગઈકાલે તેમણે રાજ્યોના મુખ્યમંત્રી સાથે લાંબી ચર્ચા કરી હતી અને લોકડાઉન અંગે અભિપ્રાય મેળવ્યા હતા

જિલ્લા વિકાસ અધિકારી ડો

અદાલતે તે સમયના રીટર્નિંગ ઓફિસર ધવલ જાનીની ભુમિકાની ટીકા કરી હતી અદાલતે શ્રી યુડાસમાને યુકાદાને પડકારવા માટે મજુરી આપી છે

કચ્છનો હવાલો સાંભળતા પાણી પુ રવઠા બોર્ડના મુ ખ્ય ઈજનેર અશોક વનરા કહે છે કે આ જિલ્લામાં છ હજાર કિલોમીટર જેટલી પાઈપ લાઈન પથરાયેલી છે જે માળખા નો ઉપયોગ કરી નળ સે જળ યોજના સાકાર કરાશે

આ સમય દરમિયાન ઘોરાડને નુ કસાન ના પહોંચે તે હેતુ થી વન વિભાગે ફોટોગ્રાફરોની અવસ્જવર પર કડક પ્રતિબંધ મુ ક્યો છે

જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામમાં દરરોજ જમીન મકાન ફલેટ દુકાનોના સોદા થતા હોથ છે

તેથી આ કચેરી શરૂ કરવામાં આવી હતી